પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે વાવાઝોડું મહા ઊંડા દબાણમાં પરિવર્તિત થયું દીવ ગીરસોમનાથથી લઈ આણંદ સુધીના જિલ્લાઓ પર વરસાદી વાદળો છવાયા આજે અને આવતીકાલે અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ જ્યારે

દિવસમાં આટોપવા રૂપાણી સરકારે ચીમકી આપી વડનગર ખાતે યોજાયેલ તાનારીરી મહોત્સવમાં આજે તાનારીરી

હવામાન વિભાગે આજે સવારે સાડા છ વાગે લીઘેલી ઉપગ્રહ્ઠ તસવીરમાં હાલ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ખેડા ભરૂચ વડોદરા સુરત વગેરે જિલ્લાઓ પર વરસાદી વાદળો છવાયેલાં જોવા મળે છે તેની અસર હેઠળ આ વિસ્તારોમાં અને દમણ તથા દાદરાનગર હવેલીમાં અનેક સ્થળે હળવાથી મધ્યમ જ્યારે કેટલાંક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આવતીકાલે આ વાદળો અઝિ દિશામાં આગળ ખસીને મહીસાગર અને પંચમહાલ જિલ્લા સુધી વિસતરી શકે છે તેના લીધે મધ્ય ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ જ્યારે ભાવનગર બોટાદ આણંદ વડોદરા અમદાવાદ અને સુરત જિલ્લાઓમાં છૂટોછવાયો ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે દીવમાં આજે અતિભારે વરસાદ અને તોફાની પવનની આગાહીના પગલે લોકોને સાવધ કરવામાં આવ્યા છે દીવ ક્લેક્ટર સલોની રાયે જાતે લોકોની વચ્ચે ફરીને વહીવટીતંત્ર દ્વારા તૈયાર કરાયેલા સલામત સ્થળે ખસેડવાની સૂચના આપી હતી તંત્રે વણાકબારા ઘોઘલા અને દીવના સેન્ટ્રલ હોમની મુલાકાત લઈને લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો મળી રહે તેવી તાકીદ કરી હતી

આ વરસાદ આજે દિવસ દરમિયાન ચાલુ રહેવાની આગાહી કરાઈ છે ખાસ કરીને ભાવનગર બોટાદ આણંદ અને અમરેલી જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવધ રહેવાની અને જરૂર પડે તો સલામત સ્થળે ખસી જવાની સલાહ આપવામાં આવી છે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દાદરાનગર હવેલી અને દીવના માછીમારોને માછીમારી અંગેના કાયદાની જાણકારી આપવા એક બેઠક દીવમાં યોજાઈ ગઈ

આ બેઠકમાં ઉપસ્થિત માછીમાર આગેવાનો લક્ષ્મણભાઈ જીવા સોલંકી દીવ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી અશ્વિની ભરત બોટ માલિકો વગેરે એ માછીમારોને પડતી કાયદાકીય તકલીફોની રજૂઆત કરી હતી

ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા શ્રી ફળદુએ ઉમેર્યું હતું કે ખેડૂતોના ફોન નહીં ઉપાડતી વિમા કંપનીને બ્લેક લીસ્ટ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે

વડનગર ખાતે બે દિવસીય તાના રીરી મહોત્સવનો ગઈકાલથી આરંભ થયો છે

દરમ્યાન તાના રીરી મહોત્સવમાં ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ગીનીસ રેકોર્ડ લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ રેકોર્ડ તા

બેઠકમાં એઇમ્સ રાજકોટનું મોડલ તથા વિડિથો પ્રેઝન્ટેશન મારફતે હોસ્પિટલમાં ઉપલબ્ધ સગવડની વિગતો મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરાઈ હતી

પાટણ જિલ્લાના સિધ્ધપુર ખાતે માતૃવંદના ઉત્સવ અને પાટણ ખાતે રાણકીવાવ ઉત્સવની ઉજવણી કરાશે જેમાં સિધ્ધપુર ખાતે તા

આ બન્ને પ્રોગ્રામોમાં સુપ્રત કરવામાં આવેલ કામગીરી નિષ્ઠા અને ફરજપૂર્વક નિભાવવા અને દરેક અધિકારીઓને ઉત્સવમાં સહભાગી થવા કલેકટર આનંદ પટેલે અનુરોધ કર્યો હતો રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે આ જે સાંજે સાત વાગ્યે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટની બીજી મેચ રમાશે સાડા છ વાગે ટોસ કરવામાં આવશે પ્રથમ મેચ બાંગ્લાદેશે જીત્યા બાદ ત્રણ મેચની આ ટુર્નામેન્ટમાં રાજકોટ ખાતે રમાનારી મેચ ખૂબ જ નિર્ણાયક બની રહેશે બાંગ્લાદેશ મેચ જીતીને શ્રેણી વિજય માટે જ્યારે ભારત આ શ્રેણીમાં ટકી રહેવા લડત આપશે બીસીસીઆઈના નવનિયુક્ત પ્રમુખ સૌરવ ગાંગુલી સેક્રેટરી જય શાહ વગેરે ઉપસ્થિત રહે તેવી સંભાવના છે દરમ્યાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ આજે સ્ટેડિયમ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું છે કે બેટીંગમાં નહીં પરંતુ બોલીંગમાં ફેરફાર કરીશું મહીસાગર જિલ્લા ના લુણાવાડા તાલુકાના પાનમ પાલ્લા ગામે જિલ્લા કલેક્ટર આર

ક રીતે નિરાકરણ કરવામાં આવ્યુંન હતું